પ્રાદેશિક સમાચાર નેહા પંચાલ વાંચે છે ખાનગી શાળાઓની ફી અંગે ગુજરાત વડી અદાલતના યુકાદાનો અભ્યાસ કરી સરકાર યોગ્ય પગલાં લેશે તેમ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ યુડાસમા એ જણાવ્યું દેશના આઠ દરિયાકાંઠા પર પ્રખ્યાત બ્લુ ફલેગ આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય પ્રમાણપત્ર માટેની ભલામણમાં રાજ્યના શિવરાજપુર બીય દમણ અને દીવના ઘોઘલા બીચનો સમાવેશ થયો ભારતીય નૌકાદળનું સેવા મુકત થયેલુ વિમાન વાહક જહાજ વિરાટ આજે મુંબઇથી અલંગ પહોંચવા માટે પોતાની અંતીમ યાત્રા શરૂ કરી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત યુનિવર્સિટી અને જૈન ઇન્ટરનેશલ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે યુ પી એસ સી

ખાનગી શાળાઓની ફી ના મામલે સરકારે વડી અદાલતમાં કરેલી અરજીની ગઇકાલે કરાયેલી સુનાવણીમાં વડી અદાલતે રાજ્ય સરકારને જણાવ્યું હતું કે તેમની પાસે વિશાળ સત્તાહોવાથી તેઓ સ્વતંત્ર રીતે નિર્ણય લે પ્રકાશ જાવડેકર રાજ્યના શિવરાજપુર બી ચ દમણ અને દીવ ના ઘોઘલા બીયનો સમાવેશ દેશના આઠ દરિયાકાંઠા પર પ્રખ્યાત બ્લુ ફલેગ આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય પ્રમાણપત્ર માટેની ભલામણમાં કરવામાં આવ્યો છે પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે સ્વચ્છ સુંદર દરિયાકાંઠા સારા પર્યાવરણના પ્રતીક હોય છે અને ભારતના ઘણા સમુદ્ર તટનો દુનિયાના સૌથી સુંદર બીચમાં સમાવેશ થાય છે આંતરરાષ્ટ્રીય સ્વચ્છ નિર્મળ તટ દિવસની પુર્વ સંધ્યાએ તેમણે કહ્યું કે સૌ પ્રથમવાર બ્લુ ફલેગ પર્યાવરણીય પ્રમાણપત્ર માટે આઠ દરિયાકાંઠાની ભલામણ કરવામાં આવી છે પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રીએ તા

વિરાટ વિમાન ભારતીય નૌકાદળનું સેવા મુકત થયેલુ વિમાન વાહક જહાજ વિરાટ આજે મુંબઇના નૌકાદળમાંથી ગુજરાતમાં અલંગ ખાતે પહોંચવા પોતાની અંતીમ યાત્રા શરૂ કરી છે

વિરાટને સંગ્રહાલય કે રેસ્ટોરામાં પરીવર્તિત કરવાના પ્રયત્ન કરાયા હતા પરંતુ કોઇ યોજના સફળ થઇ ન હતી ગુજરાતના અલંગમાં આ જહાજ તોડવામાં આવશે અને તેના મલબાને વેચવામાં આવશે નૌસેનાને અધિકારીઓએ આજે મુંબઈમાં ગેટ વે ઓફ ઇન્ડિયાથી આ જહાજને ભાવુક થઈ વિદાય આપી રક્ષા પ્રવક્તાએ જણાવ્યું કે આ પહેલાં આ જહાજ ગઈકાલે અલંગ જવા રવાના થવાનું હતું પરંતુ કેટલાંક કારણોસર આ જહાજની વિદાય આજે કરવામાં આવી આ વિમાન વાહક જહાજને શ્રીરામ ગૃપની ઉચ્યક્ષમતાવાળી નૌકાઓથી ખેંચીને લાવવામાં આવશે મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતેથી પ્રજ્ઞાપીઠમ ગુજરાત યુનિવર્સિટી અને જૈન ઇન્ટરનેશલ ઓર્ગેનાઇઝેશનના સંયુક્ત ઉપક્રમે યુ પી એસ સી

અબ્દુલ કલામ સેન્ટર ફોર એક્સટેન્શન રિસર્ચ એન્ડ ઇનોવેશન ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિફેન્સસ્ટડીઝ એન્ડ રિસર્ચ તથા સેન્ટર ફોર કોમ્યુટેશનલ સ્ટડીઝનો પણ ઇ લોન્ચીંગ કરવામાં આવ્યો હતો આ અવસરે શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે પ્રજ્ઞાપીઠમમાં જ્ઞાનના નવા આયામો અને સંશોધનો સાકાર થશે આ નવા યુ પી એસ સી

આ અવસરે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યૂડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા

તાલિમ સેન્ટર યુવાનો માટે લેન્ડમાર્ક સાબિત થશે આ સેન્ટરના ઇ પ્રારંભ અવસરે જૈનાચાર્ય પૂજ્ય ગુણીવર્ય નયપદ્મસાગરજી મહારાજ સાહેબ અને વિદૂષી આર્યા સાધ્વી શ્રીમયણા શ્રી મહારાજ સાહેબ શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમા રાજ્યમંત્રી શ્રીમતિ વિભાવરી બહેન દવેતથા શિક્ષણ અગ્ર સચિવશ્રી અંજૂ શર્મા પણ વીડિયો લિંકથી જોડાયા હતા

જે અંતર્ગત ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીજે

પાટીલના માર્ગદર્શન હેઠળ વિવિધ સેવાકીય અને જનજાગૃતિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે

પાટીલે જણાવ્યુ હતું કે કોરોના મહામારીના સમયમાં સેવા હી સંગઠનના ભાવથી નવસારી જિલ્લા ભાજપા કાર્યકર્તાઓએ કરેલા સેવાના મહાયજ્ઞને ડિજીટલ સ્મૃતિ સ્વરૂપે સંગ્રહિત કરી જે ગુજરાતના તમામ જિલ્લાઓ માટેમોડેલ અને આદર્શરૂપ છે

સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગતઆવતીકાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની જીવનયાત્રા સમર્પણ અને સેવાભાવ વિષય ઉપર દક્ષિણ ગુજરાત ઝોન અનેસૌરાષ્ટ્ર ઝોનની વર્ચ્યુઅલ રેલી યોજાશે કેન્દ્રીયમંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલા પૂજ્ય માધવપ્રિય સ્વામીજી નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ લોક સાહિત્યકાર શ્રી શાહબુદ્દીન રાઠોડ આ વર્ચ્યુઅલ રેલીને સંબોધન કરશે

મન કી બાત કાર્યક્રમ માટે લોકો પોતાના વિચારો નમો એપ અથવા માય ગોવ ઓપન ફોરમ પર પણ મોકલી શકે છે

જેના માટે પરીક્ષાર્થીઓ ઓનલાઇન પ્રવેશપત્ર બોર્ડની વેબસાઇટ ઉપરથી આજથી ડાઉનલોર્ડ કરી શકાશે

વડોદરા ખાનગી હોસ્પિટલ વડોદરાની ખાનગી હોસ્પિટલોના સંચાલકો કોરોના દર્દીઓ ને સારવાર માટે દાખલ કરતા નથી એવી ફરિયાદને ધ્યાનમાં રાખી ખાસ ફરજ પરના અધિકારી ડોક્ટર વિનોદ રાવે ખાનગી હોસ્પિટલોના સંચાલકો સાથે એક બેઠક યોજી હતી અને તમામને સુચના આપી હતી કે હોસ્પિટલમાં બેડ ખાલી હોય તો તેઓને સારવાર માટે દાખલ કરવાના રહેશે

આગામી સત્રથી સિવિલ મિકેનિકલ ઈલેક્ટ્રીકલ અને કોમ્યુટર શાખામાં દેશ વિદેશના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે જીટીયુના કુલપતિ પ્રો

નવીન શેઠે જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને ટેક્નિકલ શિક્ષણ સ્ટાર્ટઅપ અને ઈનોવેશન જેવા ક્ષેત્રમાં અદ્યતન શિક્ષણ મેળવી શકશે જેથી કરીને આગામી દિવસોમાં ઈન્ડસ્ટ્રીઝને પણ તેજસ્વી વિદ્યાર્થીઓ થકી ફાયદો થશે

મહેસાણાના ખેરાલુના એક વેપારીએ પોતાની કોઠાસુઝથી આત્મ નિર્ભરની સાથે જીવદયા પ્રકૃતિ પ્રત્યે પેરાઈને એક નાના ચબુતરા બનાવવાની શરૂઆત કરીને આજે આખા ગુજરાત રાજ્યમાં ચબુતરા વેચાણની સાથે જીવદયાની પ્રકૃતિ ફેલાવી રહ્યા છે

ધરોઈ ડેમમાં નવા નીર આવવાથી પીવાના પાણી તેમજ સિંચાઈ માટે પાણીનો જથ્થો પૂરતી માત્રામાં મળી રહેશે

અમરેલીની સિવિલ હોસ્પિટલમાં મલ્ટીપરા મોનિટર વિથ ઈ